આજે આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ થશે

નાણામંત્રી આ અંદાજપત્રમાં આર્થિક વૃદ્ધિદર વધારવા અને યુવાનો માટે વધુ રોજગારીન અવસર સર્જન કરવાના ઉપાયોની જાહેરાત કરી શકે છે ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ દ્રિલિયન ડોલરની બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યાંકને અનુરૂપ પણ વ્યાપક જાહેરાતો થઈ શકે છે વૈશ્વિક મંદી છતાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સંતુલિત રહી છે જેના કારણે નાણાં મંત્રાલયની જવાબદારી અને અપેક્ષાઓમાં વધારો થયો છે કેન્દ્ર સરકારનું સામાન્ય અંદાજપત્ર આજે સંસદમાં રજૂ થઈ રહ્યું છે ત્યારે સમાજના તમામ વર્ગમાં પોતાને શું લાભ થશે કે કેટલી રાહત મળશે તેની અપેક્ષા ચોતરફ વ્યાકત થતી જણાય છે

અમૂલ બ્રાન્ડ હેઠળની ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરીકત્વ સુધારા કાયદાને ઐતિહાસીક ગણાવી તેની પ્રશંસા કરી છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ઈચ્છા પરિપૂર્ણ થઈ હોવાનું જણાવ્યું છે સંસદની આ વર્ષની પ્રથમ બેઠક અને અંદાજપત્ર સત્રના આરંભે સંસદના કેન્દ્રીય હોલમાં બંન્ને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા શ્રી કોવિંદે ક્હ્યું કે કોઈપણ પ્રશ્રે પરસ્પર વાટાધાટ અને ચર્ચાથી લોકશાહી મજબૂત બને છે જયારે હીંસાથી પોત નબળું પડે છે

આર્થિક સર્વેક્ષણમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન છ થી સાડા છ ટકા આર્થિક વૃધ્ધિ અંદાજવામાં આવી છે નાણાંમંત્રી સુ શ્રી નિર્મલા સીતારમણે ગઇકાલે સંસદમાં ચાલુ નાણાકીય વર્ષનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું અને તેમાં પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર રયાય તે માટે ઔદ્યૌગિક ક્ષેત્રની કામગીરીને મહત્વની ગણાઇ છે

આર્થિક સર્વેક્ષણમાં માળખાંકીય ક્ષેત્રનાં વિવિધ વલણની સમીક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત તે માટેના મૂડીરોકાણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલી મંજૂરી અનુસાર ઓખા પાલીતાણા તલોદ વિસનગર કરમસદ ઉમરેઠ અને બારડોલીમાં એક એક ઓવરબ્રીજ તેમજ વેરાવળ હિંમતનગર આણંદ અને પેટલાદમાં બે બે ઓવરબ્રીજ બનશે જ્યારે સિક્કા નડિયાદ બોપલ ધુમા ઉના કેશોદ ડીસા પેટલાદ વ્યારા શહેરમાં એક એક અને ગાંધીધામમાં બે રેલ્વે અંડરબ્રીજ બનશે

ડાંગ જિલ્લામાં રૂ

વરસાદના પાણીનો મોટો જથ્થો સંગ્રહી શકાય તેવી આ યોજના પુરી થતાં વનબંધુ ધરતીપુત્રો ઉનાળાની ઋતુમાં પણ પાક લઇ શકશે પરિણામે તેમની આર્થિક સ્થિતીમાં સુધારો થશે

જેમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે આગામી સમયમાં ગુજરાત ભારતનું શિક્ષણનું કેન્દ્ર બનશે

નર્મદા નદી એ ભારતની મુખ્ય નદીઓમાંની એક છે જેનો ઉલ્લેખ રામાયણ મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે કેટલાંક ગૃંથો અનુસાર નર્મદા નદીની ઉત્પત્તિ ભગવાન શિવમાંથી થઈ છે અને આ નદીના કિનારે જ્યોતિર્લિંગ સહિત અનેક તીર્થધામ આવેલા છે ઘણા ઋષિઓએ આ પવિત્ર નદી કિનારે તપસ્યા કરી છે નર્મદા નદી દેશના ત્રણ રાજ્યોમાંથી વહે છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના કારણે સૌરાષ્ટ્રથી કચ્છ સુધી સૌ નર્મદાના નીરનો લાભ લઈ શકે છે નમામિ દેવી નર્મદેના નાદ સાથે આજે નર્મદા નદીના પૂજન આરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

દરમિયાન ચીનથી પરત ફરેલા ગોધરાના યુવાનને તાવના લક્ષણ દેખાતા અને ઓબ્ઝર્વેશન અર્થે વડોદરા ખસેડાથો હતો ચીનથી આવતા તમામ લોકોની પુરતી તપાસ થઈ રહી છે